આ પ્રક્રિયાથી મળનારા નાણાંનો ઉપયોગ સામાજીક ક્ષેત્ર અને વિકાસ કાર્યક્રમો માટે કરાશે

આર્થિક બાબતો માટેની કેબિનેટ સમિતિએ ભારત પેટ્રોલિયમ શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રીક પાવર કોર્પોરેશન લિમિટેડ અને તેહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પાંચ જાહેર સાહસોમાંથી સરકારી હિસ્સો પાછો ખેંચવાની દરખાસ્તને બહાલી આપી છે આ પાંચેય સાહસોમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો પાછો ખેંચી લેવાથી મળનારા નાણાંનો ઉપયોગ સામાજિક ક્ષેત્ર તથા વિકાસ કાર્યક્રમો માટે કરાશે

નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રીકના વ્યવસ્થાપનની જવાબદારી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનને સોંપાશે

આ મંજુરીથી મોનીટાઈઝેશન અર્થાત મુક્રીકરણ માટે વ્યાપક માળખુ સુનિશ્રીત કરાશે તથા મૂડીરોકાણકારો માટે આદર્શ મોડેલ રજુ કરાશે આ કામગીરીના લીધે ઉભા થનાર ભંડોળનો ઉપયોગ દેશના ધોરીમાર્ગોના વિકાસ માટે ઉપયોગમાં લેવાશે

કેબિનેટની બેઠક બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી

શ્રી મોદી સમગ્ર દેશમાંથી આવેલા કંટ્રોલર અને ઓડિટર જનરલની પરિષદમાં સંબોધન કરતા પહેલાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે આ પરિષદની મુખ્ય વિષય વસ્તુ ડીજીટલમાં ઓડીટ અને ખાત્રીભર્યું ડિઝીટલ વિશ્વ એવું છે આ પરિષદમાં અનુભવના આધારે કામગીરી વધુ સારી બનાવવી તથા આગામી વર્ષોમાં ભારતીય ઓડિટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની કામગીરીનો માર્ગ સરળ બનાવવા ચર્ચા વિચારણા કરાશે

આ વિઘેયકનો હેતુ ચીટફંડ ક્ષેત્રનો વિકાસને સુનિશ્ચિત કરવાનો અને તેમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે સભાગૃહમાં વિઘેયક પરની ચર્ચાનો જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બીલનો મુખ્ય હેતુ સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય રોકાણકર્તાઓના હીતોને જાળવવાનો છે તેમણે કહ્યું કે રોકાણકર્તાઓને તેમના નાણાં સમયસર મળી રહે તેવું સરકાર ઇચ્છે છે

આ સમજુતી હેઠળ બંને દેશો માહિતીનું આદાન પ્રદાન તથા પ્રવાસન ક્ષેત્ર અને નિપુણતા ક્ષેત્રે સહકાર વધારશે બંને દેશો પ્રવાસન ક્ષેત્રની નીતિનું ઘડતર નિયમન અને ધારાધોરણો તથા આયોજન નીતિના અમલીકરણ જેવા ક્ષેત્રોમાં એકબીજાના અનુભવોની જાણકારી મેળવશે તથા આપશે આ હેતુથી બંને દેશો નિષ્ણાતોની મુલાકાતો તથા કર્મચારીઓના કાર્યશાળાઓના આયોજન ઉપર પણ ભાર મૂકશે

કેન્દ્રિય માહીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે તેનું ઉદઘાટન કર્યું હતું તેમણે કહ્યું કે સરકારે સિંગલ વિન્ડો પદ્ધતિ શરૂ કરી છે જેના દ્વારા ભારતમાં ફિલ્મના શૂટિંગની મંજૂરી એક જ જગ્યાએથી ઉપલબ્ધ બનશે તેમણે કહ્યું કે આ પહેલ ગોવા લેહ લદ્દાખ અને અંદામાન નિકોબારને મદદરૂપ બનશે મંત્રી જાવડેકરના હસ્તે જાણીતા અભિનેતા રજનીકાંતને આઈકોન ઓફ ધ જ્યુબીલી એવોર્ડ દિઝ્ગજ અભિનેતા અમિતાભ બચ્યનની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો આ ઉપરાંત જાણિતી ફ્રેન્ચ અભિનેત્રી ઈસાબેલા હ્રપર્ટને જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી

તેમણે ખૂબ જ ઠંડા તથા પડકારજનક વાતાવરણમાં દેશના રક્ષણ માટે કાર્યરત આ સૈનિકોની વીરતા તથા સાહસને બિરદાવ્યા હતા પંજાબના મુખ્યમંત્રીએ આ કુદરતી આપત્તીમાં મૃત્યુ પામનાર સૈનિકના પરિવારને બાર લાખ રૂપિયાની આર્થિક સહાય તથા તેમના કુટુંબમાંથી પાત્ર વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે

ગત શનિવારે યોજાયેલી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં શ્રી ગોતબાયા રાજપક્ષેનો વિજય થતાં વચગાળાની સરકાર રચવાનો માર્ગ મોકળો થાય તે હેતુથી વર્તમાન પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે શ્રી વિક્રમસિંઘે આજે તેમનું રાજીનામું વિધિવત્ સુપ્રત કરે ત્યારપછી નવા પ્રધાનમંત્રીનો શપથવિધિ યોજાશે

આ નિર્ણય મુજબ અમેરિકા ભારતના નૌકાદળ માટે ખાસ પ્રકારની તોપ વિમાન વિરોધી તથા દરીયામાંથી જમીન ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી તોપ આપશે આ શસ્ત્રો મળવાથી ભારતીય નૌકાદળની સંરક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે

અત્યાર સુધીમાં અમેરિકાએ ઓસ્ટ્રેલિયા જાપાન દક્ષિણ આફ્રિકા અને થાઈલેન્ડને જ આ પ્રકારની તોપોનું વેચાણ કર્યું છે